હેઠળ સહાય ની રકમ સીધી તેમના બઁક ખાતા માંજમા થઈ શકે આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલી કૅબિનેટ ની બેઠક બાદ પત્રકારો ને માહિતીઆપતા કૃષિ મંત્રી આર

ફળદુ એ કહ્યું હતું કે મહેસૂલ તથા ખેતીવાડી ખાતા ને મુખ્યમંત્રીવિજય રૂપાણી એ સીધી સૂયના આપી છે કે ખેડૂતો પાસે થી તેમના બઁક ખાતા ની વિગત ઓન લાઇનલઈ તેમણે વહેલી તકે યુકવણી કરવાની ગોઠવણ હાથ ધરવામાં આવે

વિશ્વકક્ષાની પ્રતિમા હોવાથી તેની જાળવણી અને પ્રવાસીઓને સુરક્ષા માટે પ્રતિમામાં જરૂરી ફેરફાર કરવામાં આવશે પ્રતિમાની વ્યૂ ગેલેરીમાં કોઇ આકસ્મીક હોનારત ન બને તે માટે સરદાર પટેલની પ્રતિમાના બંને પદ પર વધારાના દરવાજા બનાવાશે જેથી પ્રવાસીઓ આકસ્મિક ઘટના સમયે સુરક્ષિત બહાર આવી શકે

એસ મલિક દ્વારા પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું યાત્રા બીએસએફ કવાર્ટરથી પાલજ ગામ થઇ આઇઆઇટી ગાંધીનગર સુધી હતી યાત્રામાં બીએસએફના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા જામનગર ફલાયઓવર જામનગર અંબર ચોકડીથી ગુરૂદ્વારા ચારરસ્તા પર સર્જાતા ભારે ટ્રાફિકની સમસ્યાને હલ કરવા નવા ફલાયઓવર બ્રિજને રાજય સરકારે મંજૂરી આપી દીધી છે

રાજય સરકારના આ નિર્ણયથી જામનગર શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી બનશે

્ય સફાઇ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલાએ સફાઇ કર્મચારીઓના પ્રશ્નોના હકારાત્મક નિવારણ લાવવા એક સમિક્ષા બેઠક યોજી હતી

બોટાદ લાઠીદળ બોટાદના લાઠીદડ ગામે સ્વામિનારાયણ મંદિર પાસેના તળાવમાંથી બે બાળકોના મૃતદેહો મળી આવ્યા છે

આજે સવારે તેમના મૃતદેહો તળાવમાંથી મળી આવ્યા હતા